પ્રાદેશિક સમાયાર નિકીતા શાહ વાંચે છે રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટેની પેટાયૂંટણી આજે

ગુજરાતમાં રોકાણ કરવા નિમંત્રણ આપ્યું કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ કચ્છની મુલાકાત લઇ તીડ આક્રમણની જાત માહિતી મેળવી વિજય ફઝારે ક્રિકેટ સ્પર્ધાની કવાર્ટર ફાઇનલમાં ગુજરાતે દિલ્હીને ફરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો અંબાજી ખાતે બાળ વૈજ્ઞાનિકો માટેની ટલ ટિકરિંગ લેબને ખૂલ્લી મૂકાઇ

રાધનપુરમાં ભાજપના લ્પેશ ઠાકોર કોંગ્રેસના રધુભાઈ દેસાઇ ને એન સી પી ના ફરશું ગોકલાણી વચ્ચે મુખ્ય જંગ છે કોંગ્રેસ દ્વારા રાધનપુર બેઠક જાળવી રાખવા તમામ તાકાત કામે લગાડાઇ હતી

બંને મુખ્ય રાજકીય પક્ષોએ વિશેષ રણનીતિ હેઠળ ચૂંટણી પ્રચાર માટે ખૂબ મહેનત કરી હતી

એસએફસ ના જવાનો મતદાન કેન્દ્રો પર તૈનાત કરવામાં આવ્યા છે

ઉલ્લેખનીય છે કે આ પેટા યૂંટણીમાં અમદવાદ વડોદરા અને જૂનાગઢ મહાનગરપાલિકાઓની કુલ ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ભારતમાં વિકાસનું રોલ મોડેલ ને વૈશ્વિક રોકાણકારો માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે તેની પ્રસ્તુતિ કરી હતી શ્રી વિજય રૂપાણીએ સમરકંદ ઉઝબેકિસ્તાનના સ્થાનિક ઉદ્યોગ વેપારકારોને ગુજરાતી કંપનીઓ સાથે સહયોગ રોકાણની તકો માટે આમંત્રિત કર્યા હતા તેમણે ઉમેર્યું કે ગુજરાત હવે વિશ્વના વેપાર ઉદ્યોગો રોકાણો માટે એક મહત્વપૂર્ણ સ્થાન બન્યું છે ત્યારે ફાર્મા ઓટો પાર્ટસ એગ્રો પ્રોસેસિંગ ને ટેક્ષટાઇલ જેવા મહત્વના ક્ષેત્રોમાં ઉઝબેકિસ્તાનના ઉદ્યોગકારોને વ્યવસાય વિકાસમાં મદદરૂપ થઇ શકે ઉઝબેકિસ્તાનના પ્રવાસના ત્રીજા દિવસે શ્રી રૂપાણી બૂઆરાના ગર્વનરની મુલાકાત લેશે

શ્રી રૂપાલાએ તીડથી અસરગ્રસ્ત લખપત તાલુકાના મોટી છેર ખાતે તમામ અધિકારીઓને કોઇપણ પ્રકારના સંભવિત ોખમને પહોંચી વળવા સાબદા રહેવા સૂચના આપી હતી શ્રી રૂપાલાએ ણાવ્યું હતું કે કોઇપણ ોખમને પહોંચી વળવા કેન્દ્ર તેમ રાજ્ય સરકાર સજ છે અને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી તીડની સમસ્યાનું નિરાકરણ કરાશે તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે જે ખેડૂતોના પાકને તીડના કારણે નુકશાન થશે તેમના ખેતરોનો સર્વે કરી તેમને નિયમ મુ બ વળતર અપાશે રૂપાલાની હાત રીમાં તિલ્લા ખેતીવાડી શાખા દ્વારા કીટનાશક મોલવર દવાનો છંટકાવ કરાયો હતો અને ખેડૂતોને આ અંગે જાગૃત કરાયા હતા શ્રી રૂપાલા સાથે સંસદસભ્ય વિનોદ ચાવડા તિલ્લા ભાત પ પ્રમુખ કેશુભાઈ પટેલ સહિત સ્થાનિક આગેવાનો ઊડાયા હતા

કેન્દિય સહાયથી તૈયાર કરવામાં આવેલ આ લેબમાં ઈલેકટ્રોનિક રોબોટિક્સ ને મિકેનિકલનું જ્ઞાન આપીને બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરવામા આવશે

ઉમેદવારોની લાયકાત અને ક્ષમતા મુ બ નોકરી દાતાઓ દ્વારા પસંદગી કરાશે

ટી આઈ